નર્મદા જિલ્લાના કેવડી યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજોક અખિલ ભારત પોલિસ મહાનિદેશક ઈન્રપકટર જનરલની વાર્ષિક પરિ ષદમાં ઉપસ્થિત રહશે ગહમંત્રી રાજનાથસિહે આ વાર્ષિક પરિષદનો ગઈકાલ આરંભ કરાવ્યો હતો તેમણે ઉતર પ્વના રાજયોમાં આતરીક સુરક્ષાની સ્થિતિમાં સધારા પર સંતોષ વ્યકત કયો હતો ગહ વિભાગ તથા સરકારી સલામતી એજન્સીઓ જેવી કે આઈ બી સી આઈ ઓ સી બી આઈ અને આઈ આઈ એસ ના વડાઓ ત્રણ દિવસની આ પરિષદમાં ભાગ લઈ રહયા છે રરમી ડીસેમ્બર સુધી ચાલનારી આ પરિષદમાં જમ્મ અને કાશ્મીરમાં ઉગવાદ સરહદપારનો ત્ર ાસવાદ દેશની આંતરીક સલામતી સામના પડકારો સહિત બાબતો અંગે આ પરિષદમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પરિષદના અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત પરેડ યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે પધાનમં ત્રીની અધ્યક્ષતામાં દર વષ ત્રણ દિવસની પોલીસ વડાઓની પરિષદનું આયોજન થાય છે

આ વિદેયકમાં રાષ્ટ્રીય રાજય અને જીલ્લા કક્ષાએ ગ્રાહક ફરિયાદ નિવારણ પંચની રચના કરવાની જોગવાઇ છે એવી જ રીતે ખોરાકમાં ભેળસેળ કરનારાઓને કડક સજાની જોગવાઇ પણ આ વિધેયકમાં કરાઇ છે

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે આ વિધેયક લોકસભામાં રજૂ કર્યું હતું

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે આજે બપોરે આ વિધેયક લોકસભામાં રજૂ કર્યું હતું ગૃહમાં થોડીકવાર ચર્ચા હાથ ધરાયા બાદ વિધેયકને ધ્વનિમતથી પસાર કરાયું હતું

નવી દીલ્હી ખાતે પત્રકારોને સંબોધતાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આ રીકેપીટલાઇઝેશનથી રાજય માલીકીની બેંકોની ધિરાણ ક્ષમતામાં વધારો થશે તથા રીઝર્વ બેંકના સુધારાલક્ષી પગલાની અસરોમાંથી બહાર આવવામાં મદદ મળશે તેમણે વધુમાં કહ્યું કે જાહેરક્ષેત્રની બેંકોમાં એનપીએની ઓળખ કામગીરી પૂરી થઇ છે અને બેંકોના અટવાયેલા નાણામાં ઘટાડાની શરૂઆત થઇ છે

વિરલ રાણા રાષ્ટ્રપતિ ઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે ભારતમાં અન્નનો બગાડ એ માત્ર આર્થિક નહીં પણ નૈતિક પ્રશ્ન પણ છે દિલ્હીમાં અખિલ ભારત અન્ન પ્રક્રિયા સંગઠનના અમૃત મહોત્સવ પરીષદનું ઉદઘાટન કરતાં શ્રી કોવિંદે કહ્યું કે ભારતમાં આવક અને અન્નના વપરાશમાં ઘણી અસમાનતા જોવા મળે છે અને આ મુદ્દે તાકિદે ધ્યાન આપવાની જરૂર છે રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રક્રિયાકૃત અન્ન ઉઘોગ આ મુદ્દે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે આ ઉઘોગ જગત ખેડૂતો અને જુદાજુદા બજારો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી શકે છે

મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે રાજ્યની અછત ગ્રસ્ત પરિસ્થિતિનો તાગ મેળવવા આવેલી કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓની ટીમે કચ્છ બનાસકાંઠા મોરબી પાટણ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેઓએ ઘાસ ડેપો ગૌશાળાઓ બંધમાં પાણીની સ્થિતિ પીવાના પાણીનું વિતરણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી કેન્દ્રિય ટીમના સભ્યોએ અછતગ્રસ્ત વિસ્તારમાં થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

જયારે રિષભ પંચ અને જસપ્રીત બુમરાહ તેમની કારકીર્દીના શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા છે

હજી બે દિવસ ઠડીનં પ્રમાણ યથાવત રહેશે રરમી ડીસેમ્બર પછી ઠડીનું પ્રમાણ ઘટે તેવી સં ભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે